મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે માલપુર થરાદ અને રાધનપુર ખાતે જાહેરસભા સંબોધશે શ્રીરૂપાણી કરજણ તાલુકાના દેવાન ખાતે મેઈક ઈન ઈન્ડિયા અંતર્ગત બનાવવામાં આવેલા નવાપ્લાન્ટનું ઉદઘાટન કરવાના છે દરમ્યાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના સમી ખાતે ગઈકાલે નાડોદા રાજપૂત સમાજનું સંમેલન યોજાયું હતું રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના સમર્થનમાં યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપ નેતા અગ્રણીઓ કાર્યકરો સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનિય છે કેપેટા યૂંટણીને આડે હવેગણતરીના દિવસો બાકી છે ત્યારે રાધનપુરબેઠક પર બધાની નજર છે આ બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રધુભાઈ દેસાઈ વચ્ચે સીધો જંગ છે અલ્પેશ ઠાકોરને મળી રહેલા ઠાકોર સમાજના સમર્થન સામે કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રચારમાં ઉતાર્યા છે ગઈકાલે સાંજે સમીના વરાણા પાસે ઠાકોર સમાજના યોજાયેલા સંમેલનમાં જગદીશ ઠાકોર અને કોંગ્રેસ નેતા ભરતસિંહે કાર્યકરોને રધુભાઈને જીતાડવા એડી ચોટીનું જોર લગાવવા હાંકલ કરી હતી આ ઉપરાંતક્રોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત યાવડાએ ગઈકાલે લુણાવાડા ખાતે રાત્રિસભા સંબોધી હતી અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને જીતાડવા અપીલ કરી હતી વિધાનસભા વિપક્ષનેતા શ્રી પરેશ ધાનાણી આજે બાયડ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસૂભાઈ પટેલના સમર્થનમાં બાયડ વિસ્તારના ગામોમાં ચૂંટણી પ્રયાર કરશે દરમ્યાન ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણી સંદર્ભે મતદાન અંગે એક્ઝીટ પોલ અને ઓપીનીયન પોલ પર પ્રતિબંધ મુકવામાંઆવ્યો છે

જો કે ટ્રેનમાં સવાર તમામ મુસાફરોને કોઇ ઇજા થઇ નથી અકસ્માતના કારણે મુંબઇ ભુજ કચ્છ એક્સપ્રેસને સામખીયાળી થોભાવી દીધો હતો સયાજીનગર ટ્રેનને ભયાઉ પાસે તથા ભૂજ બરેલી આલા ફજરત ટ્રેનને આકેસર થોભાવી હતી ગાંધીધામના રેલવે એરિયા મેનેજરે જણાવ્યું કે લેવલ ક્રોસિંગ ગેટ પાસે ટ્રેક રોલીંગ અધુરૂં હોવાના કારણે એન્જીન ખડી પડયું હતું તેમણે તપાસના આદેશ આપ્યા છે

જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત સ્થાનિક આગેવાનો દ્વારા કરાયું હતું વ્યારામાં યાત્રા પહોંચવા નિમિતે ખેડુત સંમેલનનું આયોજન ભાજપના જિલ્લા એકમ દ્વારા કરાયું હતું મોદી સરકારે ખર્ચ વગરની ખેતીને પ્રાધાન્ય આપયા સાથે ખેડુતને સધ્ધર બનાવવા ભરેલા પગલાંની વિગત અહીં અપાઇ હતી સાંસદ પ્રભુભાઇ વસાવાએ કહ્યું હતું કે ખેતીમાંથી જોખમ ઘટાડી વાવેતરનો વિમો લેવાની વાત કેટલી ફાયદેમંદ સાબીત થઇ છે તે હવે ખેડુતોને સમજાય છે બારડોલી લોકસભા મતવિસ્તારમાં ભ્રમણ પુરૂ કર્યા બાદ સાંસદ શ્રી વસાવાની યાત્રા આજે સુરત જિલ્લામાં પ્રવેશી હતી

ગાંધીજીના આદર્શોને સાકાર કરતા પદયાત્રા કરવામાં આવી હતી પ્લાસ્ટીક મુકિત સ્વચ્છનગર તેમજ જળ સંયયના ટેબલો સાથે સાંસદ શારદાબેન પટેલ પણ સાથે જાડાયા હતા મોટી સંખ્યામાં લોકોએ બ્રાહ્મણવાડાવરવાડ વિશોળ અમૂઢટુંડાવ જેવા ગામોની અંદર યાત્રા કરી હતી દરેક ગામમાં સ્વચ્છતા અંગેની સમજ આપવામાં આવી હતી બાળમજુરી નાબૂદી છોટાઉદેપુર છોટા ઉદેપુર જિલ્લામાં બાળ મજુરોનો ઉધોગોમાં ઉપયોગ થતો રોકવા માટેની સમજણનો ફેલાવો કરતો સેમિનાર યોજાઇ ગયો જેનું આયોજન લેબર કમિશ્નરની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું ખાણ ખનિજ પાઇપ ઉત્પાદનમાં તથા હોટલ ઉધોગમાં મજૂર તરીકે બાળકોને કામે રાખવાથી કેટલો દંડ કે સજા થઇ શકે તેની કાયદાકીય સમજણ અહીં અપાઇ હતી બાળ મજુરોના પુર્નવસન માટે કાર્ય કરતી સ્વૈય્છીક સંસ્થાના પ્રતિનિધિ પણ હાજર હતા બાળ મજુરોને શાળાએ દાખલ થવા સાથે શિક્ષણનો અધિકાર તેમને ઊપલબ્ધ બનાવવાની અપીલ જિલ્લા શિક્ષણાધિકારીએ આ પ્રસંગે કરી હતી